કેન્દ્ર સરકારના પ્રાદેશિક સંપર્ક યોજના આરસીસી ઉડાન ત્રણ અને ચાર અંતર્ગત આ ચાર વોટર એરોડ્રોમ સાબરમતી રીવરફ્રન્ટ અમદાવાદ સરદાર સરોવર ડેમ નર્મદા કેવડિયા શેત્રુંજ્ય ડેમ પાલીતાણા અને ધરોઈ ડેમ મહેસાણા ખાતે વિકસાવીને હવાઈ સેવા શરૂ કરવામાં આવશે

અત્રે જણાવીએ કે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ તમામને નહીં નિયત માપદંડમાં સમાવિષ્ટ છાત્રોને અપાશે

ના ઈન્ચાર્જ કુલસચિવ ડો મનીષ પંડ્યાએ આપેલી વિગતો અનુસાર પાંચ ઓગસ્ટથી અનુસ્નાતક ઉપરાંત લોની પરીક્ષા લેવામાં આવનાર છે પરીક્ષાર્થીઓની સુગમતા હેતુ છ પરીક્ષા કેન્દ્રો નિયત કરાયા છે સાથોસાથ જે વિદ્યાર્થી કન્ટેઈનમેન્ટ મે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી આવતા હોય કે પછી અન્ય રાજ્યના પરીક્ષાર્થી કે જે કચ્છ યુનિ માં અભ્યાસ કરતા હોય તેમને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે પરીક્ષા નિયામક ડો તેજલ શેઠે જણાવ્યું કે સામાજિક અંતર જળવાય તે સહિતની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા સાથે પરીક્ષા કેન્દ્રોનું સેનિટાઈઝેશન પરીક્ષા આપવા આવનાર દરેક પરીક્ષાર્થીનું નોર્મલ ગનથી ક્રીનિંગ કરવા સહિતની બાબોતોનો પરીક્ષા દરમિયાન ચુસ્ત અમલ કરવામાં આવશે કલ્પના શાહ પચ્છમ વિસ્તારમાં તીડનું આક્રમણ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તાર જામકુનરિયા તુગા પટ્ટીથી ધોરાવર સીમરીવાંઢનો આખો સીમાડો તેમજ કાળા ડુંગરના ભરાડીવાંઢ નીરવાંઢ સહિત મોટા વિસતારને રણચીડે ચપેટમાં લેતાં અને તીડે ટોળાં સ્વરુપે વિસતારને બાનમાં લઈ વ્રક્ષો તેમજ અવનવા ઘાસનો સોથ વળતા માલધારીઓ સારા વરસાદની ખુશીને બદલે ચિંતામાં મુકાયા છે આજે સવારે ગ્રામસેવક સાથેની એક ટીમે જામકુનરિયા તુગા ગામે બે કલાક સુધી વાહન મારફતે દવાનું છંટકાવ કર્યો હતો જેને પગલે રણતીડના મોત નીપજ્યાં હતા

ની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી જેમાં તમામ પ્રાંત અધિકારી નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ આરોગ્ય શિક્ષણ પશુપાલનવિભાગ તેમજ અન્ય સંબંધીત વિભાગોના અધિકારીઓ સાથે જિલ્લા સમાહર્તાએ કામની પ્રગતિની સમીક્ષા કરી હતી

શનિવાર સુધીના જારી કરાયેલા વર્તારામાં લો પ્રેશરની સર્વાધિક અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો કચ્છમાં પણ તેની અસરરુપે હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધી જારી રહેશે

વરસાદની વિરામની સ્થીતિ વચ્ચે મહત્તમ પારો ઉંચકાતા ઉકળાટનું પ્રમાણ વધ્યું છે